તેને જી એસ એલ વી

ઈસરોના જન સંપર્ક બાબતોના અધિકારી બી આર

પ્રક્ષેપણની સંભવિત નવી તારીખની જાહેરાત હવે પછી કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પ્રક્ષેપણ ને જોવા માટે શ્રી હરિકોટા ખાતે હાજર હતા

ગઈ મોદી રાત્રે પૂરી થયેલી રસાકસીભરી મેચમાં વિશ્વકપના ઇતિહાસમાં પ્રથમવાર જ સુપર ઓવર રમી વિજેતાનો ફેસલો થયો હતો

તેથી મેય તી હતી અને સુપર ઓવર રમી મેચનો નિર્ણય લેવાયો હતો

દુધની જેમ અન્ય ક્ષેત્રે પણ અમુલ મોડેલનો વિકાસ કરવા ઉપર ભાર મુક્તા તેમજ્ઞે કહ્યું કે દૂધ ની જેમ ગાયના ગોબરમાંથી પણ આવક મેળવવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે

તેમણે ગાંધીનગર ખાતે સ્પોટ્ર્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પરિસરની મુલાકાત લીધી હતી અને પરિસરમાં આયોજિત એક વ્રક્ષારોપજ્ઞ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

ટોક્વોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે જેમા ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવીધાઓ પુરી પાડવામા આવશે પોષજાશાસ્ત્રી અને કોચની સલાહ મુજબ ખેલાડીઓ માટે પોષણયુક્ત ભોજન તેમજ જરૂરી ટેકનિકલ સુવિધાઓ પજ્ઞ પુરી પાડવામાં આવશે તેમજ઼ો વ્યુમાં જજ્ઞાવ્યું હતું કે ભારતના કોઈ પજ્ઞ ખેલાડીને સંપૂર્જ઼ સન્માન મળે એ અમે સુનિશ્ચિત કરીએ છીએ જે ખેલાડીઓએ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તેમજ જેમણે રાષ્ટ્રીય સ્તર પર કોઈ રમતમાં મેડલ જીત્યો હોય એવા ખેલાડીઓ જો અત્યારે સારી આર્થિક સ્થિતિમાં નથી તો એમના માટે આર્થિક સહયોગની વ્યવસ્થા પણ ઉભી કરી રહ્યાં છીએ

આર પી એફ ના જવાનોની સાબરમતી આશ્રમથી ઇન્ડિયાગેટ નવી દિલ્ફી જનારી સાયકલ રેલીનું આજે સવારે પ્રસ્થાન કરાવશે ગાંધીનગર મંત્રીમંડળ નિવાસ સંકુલ ખાતેથી સવારે સી આર પી એફ